રાજ્ય અને કેન્દ્ર સરકારના દ્વારા ટેક્ટર માઉન્ટન દ્વારા દવાના છાંટકાવ કરવામાં આવતા તીડ રાજસ્થાન તરફ આગળ વધ્યા હતા જે રસ્તા પણ મૃત તીડ મળી આવ્યા હતા

પુનમચંદ પરમારે વધમાં જણાવ્યું કે મોટા પ્રમાણમાં તીડને ખતમ કરવામાં આવ્યા છે આ મામલે વધુમાં જણાવ્યું કે ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને દિવસે વિજળી પુરી પડવામાં આવે છે

શ્રીપરમારે વધુમાં જણાવ્યું હતું કે હવાની દિશા તરફ હવે રાજસ્થાન થઇને યમન સોમાલિયા અને બલુચિસ્તાન જશે બળાત્કાર સજા લીંબાયતની ત્રણ વર્ષ અને સાત મહિનાની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના ગુનામાં હાઇકોર્ટે ફાંસી યથાવત રાખી છે

એસ કાલાની કોર્ટે ફાંસીની સજાનો હ્કમ કર્યો હતો ત્યારબાદ સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હ્કમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે લીંબાયતમાં રહેતો અપરાધી અનિલ યાદવ પોતાના ઘર નજીક જ રહેતી ત્રણ વર્ષિય બાળકીને પોતાના રૂમમાં લઇ ગયો હતો માસુમ સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય અને દુષ્કર્મ આચરી તેની હત્યા કરી નાંખી હતી બાદમાં માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી અને આરોપી બિહારથી પકડાયો હતો સેશન્સ કોર્ટના ફાંસીની સજાના હુકમની કોપી હાઇકોર્ટમાં પહોંચ્યા બાદ હાઇકોર્ટે દરેક પાસા જોઇ ફાંસી યથાવત રાખી છે

પી સ્કીમને મંજૂરી આપતી રાજ્ય સરકાર બાંધકામ ઉદ્યોગ ને સદાય મદદરૂપ બનતી રહી છે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ પણ આ સમારંભ માં હાજર હતા અને કહ્યું હતું કે મિલકતની ખરીદી સરળ બનાવવા માટે પૂરતા પગલાં રાજ્ય સરકારે ભર્યા છે

આર સી અર્થાત રાષ્ટ્રીય નાગરિક નોંધણી રજીસ્ટર જ્યારે અમલ માં આવશે ત્યારે તેમાં ધર્મ ના આધારે કોઈના નામ ઉમેરવાના કે કમી કરવાના નથી આ સદંતર ખોટો પ્રચાર છે નાગરિકોની આ સત્તાવાર નામાવલી તૈયાર કરતો આ ડેટાબેસ હજી અમલ માં આવ્યો જ નથી છતાં તેનો વિરોધ શા માટે થાય છે એ વાત સૌ એ સમજવી જ રહી કોઈપણ નાગરિક ની નોંધણી તેમાં ધર્મ ના આધારે કરવાની નથી માત્ર કોઈ ધર્મ પાળવાને લીધે કોઈનું નામ તેમાથી રદ્દ થવાનું નથી

આર સી ના અમલ માટે કોઈ જાહેરાત હજુ સુધી તો સરકારે કરી નથી પણ જ્યારે થશે ત્યારે તેમાં નામ દાખલ કરવા માટે દરેક નાગરિકે કેટલાક સામાન્ય પુરાવા આપવા પડશે આમપણ આપણે આધાર કાર્ડ પાનકાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને મતદાર ઓળખ પત્ર કઢાવવા માટે કેટલીક વિગતો આપતા હોઈએ છીએ તેનાથી વધુ કશું એન આર સી માટે આપવું પડે તેવું લાગતું નથી

ગુજરાત સરકારે ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન અને તાલિમ આપવા માટે શરૂ કરેલું આ સ્વાયત્ત કેન્દ્ર છે

અકસ્માત જામનગર રાજકોટ ધોરીમાર્ગ આજે સવારે કાર અકસ્માતમાં ચાર વ્યક્તિના મૃત્યુ થયા છે જામજોધપુર થી એક યુવાનને સારવાર માટે લઈ જવાતી વખતે ઇકો કારના ચાલકને ઝોકુ આવી જતા સોયલ નજીક નદીની કેનાલ માં ઇકો કાર ખાબકી હતી જે દુર્ઘટનામાં ચાર વ્યક્તિના અંતરિયાળ મૃત્યુ નિપજ્યા છે જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત બન્યો છે જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામના એક યુવાનને વાલ ની બીમારી હોવાથી તેને વહેલી સવારે જામજોધપુર થી રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી રહ્યો હતો ઠંડીનો પારો રાજયભરમાં છેલ્લા બે દિવસથી અનુભવાતી ઠંડી આજે વધુ તીવ્ર બની છે અને તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે સૌથી ઓછું તાપમાન નલિયામાં પાંચ ડિગ્રીથી પણ નીચું રહ્યું છે ડિસેમ્બરના અંતિમ અઠવાડિયામાં કચ્છમાં ગાત્રો થીજાવી દેતી ઠંડીનું મોજું તીવ્ર બની રહ્યું છે